જૈન સંઘોમાં જ્ઞાન પાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરાશે આજથી ટ્રાફિકના નવા નિયમોનો અમલ શરૂ થશે આજથી લાયસન્સ આર સી બુક હેલ્મેટ રજીસ્ટ્રેશન થર્ડ પાર્ટી વિમો પીયુસી કે સીટ બેલ્ટ વગર વાહન ચલાવવા પર તથા ઓવર સ્પીડીંગ ડ્રાઈવીંગ વખતે મોબાઈલનો ઉપયોગ ખોટું પાર્કીંગ રોંગ સાઈડ ડ્રાઈવીંગ કાય પર કાળા રંગની ફિલ્મ વગેરે તમામ નિયમોના ભંગ બદલ નવા નિયમ મુજબ દંડ વસુલાશે

પુરવઠા નિગમ દ્વારા રજિસ્ટ્રેશન પ્રમાણે ખેડૂતોને એસએમએસ અને ફોન દ્વારા ખરીદ કેન્દ્રની માહિતી સાથે તારીખ અને સમય આપવામાં આવશે દરેક ખરીદ કેન્દ્રો ઉપર સીસીટીવી સહિતની સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે ખરીદ કેન્દ્રો ઉપર ગ્રેડરની નિયુક્તિ કરાઇ છે પરંતુ કેન્દ્રથી ગોડાઉન પહોંચતા સુધીમાં રસ્તામાં મગફળીની ફેરબદલી થવાના કિસ્સા નિવારવા આ વખતે પ્રથમવાર ગોડાઉનમાં પણ ગ્રેડર મૂકાયા છે ખરીદ કેન્દ્ર ઉપરથી પાવતી સાથે જે મગફળી આવી હશે તેની ગોડાઉનમાં પણ ગ્રેડર દ્વારા ચકાસણી થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીનેદેશના અર્થતંત્રને પાંચ દ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવા મદદરૂપ થવા મુલકી સેવાના તાલિમાર્થીઓને અનુરોધ કર્યો છે

તેમણે વહિવટી વ્યવસ્થામાં સમાજથી દૂર થઈને નિર્ણયો લેવાની પ્રથાનહીં અપનાવવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય મુલકી સેવા સરદાર પટેલનીઋણી છે

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે દેશભરમાં ગઇકાલે રાષ્ટ્રીય એકતાદિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી જેની આગેવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધીહતી તેઓએ ગુજરાતમાં કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલનેપુષ્પાંજલી કરી હતી બાદમાં તેમણે એકત્ર વિશાળ જનસભાને રાષ્ટ્રીય એકતાના શપથલેવડાવ્યા હતા અને ગુજરાત પોલીસ અને કેન્દ્રિય સુરક્ષાદળોની રાષ્ટ્રીય એકતા દિવસનીપરેડને પણ નિફાળી હતી

પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં સરદાર પટેલે ભારતને અખંડ રાખવા આપેલાયોગદાનનું સ્મરણ કરાવ્યું હતું તેમણે દેશમાં વિવિધતામાં પણ એકતા છે એમ કહ્યુંહતું

શ્રી મોદીએ કહ્યું કેજમ્મુ કાશ્મીર રાજકીય સ્થિરતા આવશે અને કાશ્મીરીઓ સાથે થતા ભેદભાવનો અંત આવશે રાષ્ટ્રીય એકતા દિવસ પ્રસંગે રાજ્યના તમામ જિલ્લાઓમાં એકતા દોડનું આયોજન કરાયું હતું મુંખ્ય કાર્યક્રમ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજાયો હતો શ્રી રૂપાણીએ અમદાવાદ પોલીસ સ્ટેડિયમ ખાતે એકતા દોડને પ્રસ્થાન કરાવતા સૌને જાતિ જ્ઞાતિ અને ધર્મથી ઉપર ઉઠી એક ભારતીય બનીને રહેવા અનુરોધ કર્યો હતો શ્રી રૂપાણીએ અમદાવાદ શહેર પોલીસ દ્વારા યોજાયેલી માર્ચ પાસ્ટને પ્રસ્થાન કરાવતા સૌને એકજૂઠ થઈ દેશને વૈભવના શીખરે પહોંચાડવા અનુરોધ કર્યો હતો

શ્રી પટેલે અન્ય મહાનુભાવો અને નગરજનો સાથે મોઢેરા ચોકડીથી સરદાર સાહેબની પ્રતિમા સુધી દોડ લગાવી હતી દોડ બાદ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સૌને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા આ સાથે રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ એકતા દોડનું આયોજન કરાયું હતું રાજ્યમંત્રી મંત્રીમંડળના સભ્યો અને અધિકારીઓએ વિવિધ જિલ્લામાં એકતા દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન અંગે ઉચ્યસ્તરીય સમીક્ષા બેઠક બોલાવી હતી આ બેઠકમાં મુખ્યમંત્રીએ કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકસાન અંગે ચર્ચાઓ કરી હતી અને નુકસાનીના અંદાજો બાદ નિયમ અનુસાર સહાથ યૂકવવા સૂયનો કર્યા હતા કુષિ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પી

પરમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે આ નુકસાની સંદર્ભમાં બે તબક્કે સરવેની પ્રક્રિયા હાથ ધરાશે ખેડૂતોએ પાક નુકસાન અંગે વીમા કંપનીઓના ટોલ ફી નંબર પર ફરિયાદ કરવાની રહેશે ફરિયાદ મળ્યા બાદ વીમા કંપની અને રાજ્ય સરકારના ક્રષિ વિભાગના અધિકારીઓ સાથે મળી સર્વે કરશે અને નુકસાની સહાય ધારા ધોરણો મુજબ યૂકવાશે જે ખેડૂતોએ પાક વિમો ઉતરાવ્યો નથી તેવા ખેડૂતોના કિસ્સામાં રાજ્ય સરકારના કુષિ વિભાગના અધિકારીઓ આજથી જ નુકસાનીના સર્વેનું કામ શરૂ કરી દેશે અને નુકસાન અંદાજ મેળવ્યા બાદ એસ ડી આર

ના નિયમોનુસાર સહાય ચૂકવાશે

દિવાળીની રજાઓ બાદ આજથી વેપાર બજારો ફરીથી ધમધમી ઉઠશે આજે શુભ મુહૂર્તમાં વેપારીએ પૂજન કરી નવા વર્ષમાં વેપારની શરૂઆત કરશે લાભ પાંચમને શ્રી પંચમી સૌભાગ્ય પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે

જૈન ધર્મમાં આજના દિવસને જ્ઞાનપંચમી તરીકે ઉજવાય છે જૈન ઉપાશ્રયોમાં આજે જ્ઞાન ઉપકરણોનું પ્રદર્શન પૂજા કરાશે આગમ ગ્રંથોનું વાંચન શ્રવણ લેખન કરાશે અમદાવાદના નારણપુરા ખાતે આચાર્ય સુરેન્દ્ર સૂરીશ્વરજી તત્વજ્ઞાન શાળાના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્ઞાન ઉપકરણોનું બે દિવસીય પ્રદર્શન યોજાશે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં ડૂબી જવાની ઘટનામાં છ વ્યક્તિઓના મોત થયા છે ભાવનગરના કુડાના દરિયામાં ડુબી જતા અમદાવાદની સગીરાનું મોત નિપશ્યું છે જ્યારે અમદાવાદના એક યુવાન દરિયામાં ગરકાવ થઈ જતા તેની શોધખોળ કરાઈ રહી છે

સ્થાનિક તરવૈયાએ ભારે શોધખોળ બાદ મૃતદેહ શોધી કાઢ્યો હતો

દરમ્યાન અમરેલી જિલ્લામાં બાબરામાં આવેલા બ્રહ્મકુંડ ચેકડેમમાં ન્હાવા ગયેલી ત્રણ બહેનોનાં પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે

બંનેના મૃતદેહ પીએમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે અને અકસ્માતનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે

જેની તારીખ શિક્ષણ બોર્ડ દ્વારા હવે જાહેર થશે

આયોગ દ્વારા તમામ ઉમેદવારોને નોંધ લેવા જણાવાયું છે